શ્રી મોદીએ જવાનોનું મોં મીઠું કરાવ્યું હતું તેમજ દીપાલ્લી પર્વની શુ ભ કામના પાઠવી ફતી આ અવસરે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે આપણા જાંબાઝ સૈનિકોને યાદ કરવાના છે જે હાલ સરહદ પર ખડેપગે છે અને ભારતમાતાની સેવા અને સુ રક્ષા કરી રહ્યા છે આ ભારતમાતાના વીર સંતાનોના સન્માનમાં દીવો પ્રગટાવી કહેવાનું છે કે ભલે તમે સરહ્હ પર છો પરંતુ સમગ્ર દેશ તમારી સાથે છે તેમણે જવાનોના ત્યાગ અને બલિદાનને નમન કર્યાં હતાં ઉપરાંત શ્રી મોદીએ લોંગેવાલા ચોકી પર પાકિસ્તાન સેનાને ભારતીય સૈન્યએ આપેલા જડબાંતોડ જવાબની પ્રશંસા કરી હતી આશુ તોષ અંતાણી કોરોનાસ્થિતિઃરાજ્યઃ

એટલે આજે પડતર દિવસ છે પરંતુ સળંગ પર્વ ઉજવવાની કેટલાક સ્થળોએ પરંપરા રહી છે એ રીતે આજે નવા વર્ષની ઉજવણી થશે